આર હોસ્પિટલમાં આજે તેમનું નિધન થયું છે તેઓ છેલ્લા ગણા દિવસથી કોમામાં હતા

વિરલ રાણા સ્ટેટ ઈમરજન્સી રાજ્યમાં થઇ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ શ્રી ડો અનિલ મૂકીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં વિવિધ વિભાગના ઉચ્ય અધિકારીઓ જોડાયા હતા રાહત કમિશનર ડો હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ મીડિયાને વિગતો આપતા કહ્યું કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી છે

આજે સવારે ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી ઉપપૂમખ ડો રામ ગઢવી કારોબારી ચેરમેન ભરત રાણા ભુજ સ્વામિનારાથણ મંદિર ના સંતો દ્વારા હમીરસર તળાવને વધાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ભુજના નાગરીકો ઉપસ્થિત રહી અને શુભેચ્છાઓ પાઠવી હતી હમીરસર તળાવ ઓગની જતા તેની ખુશી વ્યક્ત કરતા ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીએ આ મુજબ જણાવ્યું હતું

આ ખુશીના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકો હિલોડે ચડ્યા હતા

હમીરસર ઓગને ત્યારે તેને વધાવવાની પરંપરા રાજાશાફી વખતથી ચાલી આવે છે રાજાશાહી વખતે હમીરસર ઓગનતું ત્યારે કચ્છના મહારાવશ્રી હોય તે વાજતે ગાજતે હમીરસરને વધાવવા જતાં આજે લોકશાહી છે ત્યારે પણ આ પરંપરા અકબંધ રહી છે ત્યારે કચ્છના રાજવી પરિવારના સભ્ય ઈન્દ્રજીતસિંહ જાડેજાએ શુભેચ્છા આપતા આ મુજબ જણાવ્યું હતું

ત્યારે વર્ષોથી યાલી આવતી પરંપરા મુજબ જિલ્લા કલેકટર દ્વારા આજે સ્થાનિક રજા પાડવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતા જે મુજબ ભુજ શહેરમાં સ્થિત રાજ્ય સરકારની કચેરીઓ પુરતી એક દિવસ રજા જાહેર કરવામાં આવી હતી વિરલ રાણા વરસાદ ગત સપ્તાહથી મેઘરાજાએ કચ્છ જીલ્લા પર અનરાધાર હેત વરસાવવાનું શરૂ કર્યું હોથ એમ અવિરત વરસાદ ને પગલે સર્વત્ર પાણી જ પાણી થઇ ગયું છે ગત રાત્રીથી આજે સવાર સુધીમાં દસે દસ તાલુકામાં વરસાદ વરસ્યો હતો

રાપર તાલુકાના બેલા ગામથી આકાશવાણી સમાચાર મિત્ર દલાભાઈ રૂપાણીએ ફોન પર જણાવ્યું હતું કે બેલા ગામની આસપાસ ગત રાત્રીએ બે ઇંચ જેટલો વરસાદ થયો હતો તો આજે બપોરે બે વાગ્યે દોઢ કલાકમાં બેલા ગામની આસપાસ ના વિસ્તારોમાં બે ઇંચ જેટલું પાણી વરસતા નદી નાળા છલકાયા હતા અને ખેતરમાં પાણી ભરાયા હોવાથી ગુવારના પાક ને નુકસાન થવાની ભીતિ તેમને સેવી હતી